પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

એમ રાજ્ય સરકાર કોવીડની આપત્તિની સ્થિતમાં આરોગ્ય ક્ષેત્રનિ સુવિધાઓ સુદ્રઢ કરી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે વિવિધ સુવિધાઓં ઈ લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કેન્સરના રોગીની સારવાર માટેના લીનીયર એક્સીલરેટર સિટી સેમ્યુલેટર પ્લાઝમા બેંક વગેરે સુવિધાઓનું ઈ લોકાર્પણ કર્યું હતું શ્રી રૂપાણીએ કહ્યું કે જામનગરની હોસ્પિટલમાં કેન્સર રોગની સારવારની અદ્યતન સુવિધા બાદ હવે ભાવનગર વડોદરા અને રાજકોટમાં પણ અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે રાજ્ય સરકાર કેન્સર જેવા ગંભીર રોગની મોંધી સારવાર વિનામૂલ્યે આપે છે

કોરોના કટોકટી વચ્ચે આ આંકડો ઉત્સાહજનક કહેવાય તેમ બજારના વર્તુળો જણાવે છે

અરજદારના માર્ગદર્શન માટે ઈ ગરવી ગુજરાત

ગુજરાત

ડોટ વેબસાઇટ પર ઇ પેમેન્ટ પ્રક્રિયાની સચિત્ર સમજુતી મુકવામાં આવી છે ઇન ભાજપ નેતાઓનો યૂંટણી પ્રવાસ ગુજરાત ભાજપમાં ટોચના આગેવાન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે કચ્છ પહોચી રહ્યા છે તેઓ નલિયાના જંગલેશ્વર મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે તેમ ભાજપ મીડિયા સેલની યાદી જણાવે છે નલિયામાં જાહેરસભા બાદ શ્રી રૂપાણી ત્યાં યોજાયેલ પ્રબુધ્ધ નાગરિકોના મેળાવડામાં હાજર રહી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જિતાડવા અપીલ કરશે તો કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા પણ આજે ગઢડા બેઠકની પેટાયૂંટણીનો પ્રચાર કરવા ત્યાં પહોચી રહ્યા છે ભાજપ ઉમેદવાર આત્મારામ પરમારની જીત માટે તેઓ જલાલપુર અને માંડવા ખાતે જૂથ બેઠકોને જ્યારે માંડવધાર દડવા અને પાટણા ખાતે જાહેરસભાને સંબોધશે

તેમણે કહ્યું છે કે પોતાનું પરિવાર પોતાની જવાબદારી છે તેવું સમજી દરેકે કોવિડથી બચવા અગમચેતીની સમજદારી દાખવવાની છે

આ ઉપરાંત પ્રતિક્ષાકક્ષ કોન્ફરન્સરૂમની પણ સુવિધા આપવામાં આવી છે

ઓ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આત્મનિર્ભર લોન યોજના અંતર્ગત પોરબંદરની કેશવ કો

ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ

સાહિત્ય મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે લેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં સોળ સ્પર્ધકો હતા વક્તૃત્વ સ્પર્ધામાં બાર સ્પર્ધકો અને દ્વિતીય દિવસે ઓપન માઈક સ્પર્ધા યોજાયેલ જેમાં પંદર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્રીજા દિવસે સાંજે ક્રિએટીકા થિયેટર હબ દ્વારા મરીઝ એક દાસ્તાન નામનું નાટક રજૂ કરવા આવ્યું હતું

આજે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એવા કાત્યાયની માતાજીની પૂજા અર્ચના થાય છે મહર્ષિ કાત્યાયનના કઠિન તપથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છા અનુસાર મા કાત્યાયની તેમના પુત્રી તરીકે અવતર્યા હતા મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પુજા કરી હતી તેથી તેઓ કાત્યાયની નામે પ્રસિદ્ધ થયતા હતા કાત્યાયની માતાજીને ચાર ભુજા છે મા કાત્યયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે